દેશભરમાં પ્રવર્તતી વિકટ પરિસ્થિતિ અંગે સુઓ મોટો અરજીમાં અવલોકન કરતાં મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની ખંડપીઠે જણાવ્યું કે કોવીડ રોગયાળા વચ્ચે લોકડાઉન જાહેર કરવાની વડી અદાલતની ન્યાયિક સત્તા અંગે પણ સુનાવણી કરશે ગયા મંગળવારે સર્વોચ્ય અદાલતે ઉત્તર પ્રદેશના પાંચ મોટા શહેરોમાં લોકડાઉન લાગુ કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર મનાઈહુકમ ફરમાવ્યો હતો આ અંગે દિલ્ફી વડી અદાલત મુંબઈ સિક્કિમ મધ્યપ્રદેશ કોલકાતા અને અલ્હાબાદની વડી અદાલતોમાં પણ કોવિડને લગતી અરજીઓ થયેલી છે સર્વોચ્ય અદાલતે કેન્દ્રને આ આરોગ્ય સંકટનો સામનો કરવા માટે રાષ્ટ્રીય યોજના રજૂ કરવા જણાવ્યું છે ખંડપીઠે કહ્યું કે આ વડી અદાલતો શ્રેષ્ઠ હિતમાં અધિકારક્ષેત્રનો ઉપયોગ કરી રહી છે પરંતુ તેનાથી સંસાધનોની ફાળવણીના પ્રશ્નો સર્જાય તેમ છે દરમિયાન પ્રધાનમંત્રીએ આવતીકાલે પશ્ચિમ બંગાળની યુંટણી યાત્રા રદ કરી છે અને કોવીડ અંગે ખાસ બેઠક બોલાવી છે

દેશભરમાં ઓક્સિજનની જરૂરિયાતની સમીક્ષા કરવા અને પુરવઠો વધારવા માટેના ઉપાયો અંગે ચર્ચા કરવા આજે એક ઉચ્ય સ્તરીય બેઠક પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે મળી હતી

ખાનગી અને જાહેર સ્ટીલ પ્લાન્ટ ઉદ્યોગો ઓક્સિજન ઉત્પાદકોના સહયોગથી તેમજ ઓક્સિજનના પુરવઠાના ઉદ્યોગો પર પ્રતિબંધ દ્વારા આ વધારો કરાયો છે આ ઉપરાંત પરિવહન માટે નાઇટ્રોજન અને આર્ગોન ટેન્કરના રૂપાંતર ટેન્કરોની આયાત અને ઉત્પાદન દ્વારા ટેન્કરની ઉપલબ્ધતા ઝડપથી વધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે

ઓક્સિજન ટેન્કરોની આંતર રાજ્ય હેરફેર વિનામૂલ્યે કરવા મંજૂરી આપવા સૂચના આપવામાં આવી છે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના અધ્યક્ષ અજયકુમાર ભલ્લાએ આ સંદર્ભે મંત્રાલયોના સચિવો અને રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વફીવટદારને પત્ર લખ્યો છે શ્રી ભલ્લાએ સુયના આપી છે કે કોઈ પણ જિલ્લા અથવા વિસ્તારોમાંથી ઓક્સિજન વહન કરતા વાહનોને અટકાવવામાં આવશે નહીં અગાઉ કેન્દ્ર દ્વારા ઉત્પાદકો અને સપ્લાયર્સ દ્વારા ઔદ્યોગિક હેતુ માટે ઓક્સિજનના પુરવઠા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે આ પ્રતિબંધ નવ ઉદ્યોગોને ઓક્સિજન આપવામાં લાગુ થશે નહીં ફાર્માસ્યુટિકલ પેટ્રોલિયમ રિફાઇનરી સ્ટીલ પ્લાન્ટ્સ અણુ ઊર્જા સુવિધાઓ ઓક્સિજન સિલિન્ડર ઉત્પાદકો ગંદા પાણીની પ્રક્રિયા અંગેના પ્લાન્ટ્સ ખાદ્ય પ્રક્રિયા અને જળ શુદ્ધિકરણ ઉદ્યોગોમાં ઓક્સિજન પુરવઠો ચાલુ રખાયો છે

કો વિન પોર્ટલ પર આ અંગેની નોંધણી કરાવી શકાશે એક ટ્વિટમાં આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને લોકોને રસી માટે તૈયાર રહેવા કહ્યું છે પહેલી મેથી કોવિડ રસીકરણના ત્રીજા તબક્કાની નોંધણી પ્રક્રિયા આગામી કેટલાક દિવસોમાં શરૂ થશે

તેમણે કહ્યું ક્લાયમેટ ચેન્જ એ વિશ્વભરના લાખો લોકો માટે જીવંત વાસ્તવિકતા છે અને તેમનું જીવન અને આજીવિકા તેના પ્રતિક્ળ પરિણામોનો સામનો કરી રહ્યાં છે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવીડના કારણે માનવતા વૈશ્વિક રોગયાળા સામે લડી રહી છે તેમણે આ પહેલ કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો બે દિવસીય શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવી છે આ પરીષદમાં ભાગ લેવા માટે શ્રી મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આમંત્રણ અપાયું હતું

સવારે સાત થી સાંજે સાડા છ વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવા દરેક મતદાન મથક પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનની સાથે વીવીપીએટીનો ઉપયોગ પણ રાખ્યો છે કોવિડ રોગયાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે વધુમાં વધુ એક હજાર મતદારોના બૂથ ઉભા કર્યા હતા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બાકીના બે તબક્કાઓ માટેના પ્રચાર સમયને ઘટાડવાનો નિર્ણય લીધો છે પંચે સાંજે સાત વાગ્યાથી બીજે દિવસે સવારે દસ વાગ્યા સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે

રાજકીય નેતાઓ પ્રયારકો અને ઉમેદવારો દ્વારા કોવીડનાં ધોરણોના વારંવાર ઉલ્લંઘન સામે પંચે ચીમકી આપી છે

બીજી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે કોવીડના પગલે ભાજપે પશ્ચિમ બંગાળમાં મોટી રેલીઓ અને જાહેર સભાઓ ન યોજવાનો નિર્ણય કર્યો છે

મંગળ મિશન પરનું આ બીજું સફળ ટેકનોલોજી નિદર્શન છે